જયશંકરે જણાવ્યું છે કે સંસદે જમ્મુ અને કાશ્મીર અંગે તાજેતરમાં બહાલી આપેલા કાયદાનો હેતુ જમ્મુ અને કાશ્મીરમાં સારૂં સુશાસન આપવાનો અને ત્યાં આર્થિક અને સામાજિક વિકાસને વધારવાનો છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતના બંધારણની હંગામી જાગવાઇઓમાં ફેરફાર કરવાની બાબત દેશના અધિકાર ક્ષેત્રમાં આવે છે તેમણે કહ્યું કે ભારત કોઇ વધારાની ભૂમિ માટે દાવો કરતો નથી આથી જ ચીન આ મુદ્દે વ્યક્ત કરેલી ચિંતા બિનજરૂરી છે શ્રી જયશંકરે જણાવ્યું કે ભારત અને ચીન સરહદી વિવાદ અંગે બંને પક્ષો ન્યાથીક તથા તાર્કિક રીતે બંને પક્ષોને સ્વીકાર્ય હોય તે રીતે ઉકેલ મેળવવા સહમત થયા છે સત્તાવારથાદીમાં થાદીમાં જણાવ્યું છે કે ભારત અને ચીન સરહદે શાંતિ જળવાય તેની તરફેણ કરતા હોવાથી બંને દેશોની સેનાઓએ પરસ્પર વાતયીત વધારી છે ચીનના વિદેશમંત્રી વાંગ થી સાથે ગઇકાલે બિજીંગમાં મંત્રણા કરતી વખતે બંને દેશોના વિદેશ મંત્રીઓએ દ્વિપક્ષીય બાબતો અને આંતરરાષ્ટ્રીય બાબત અંગે ચર્યા કરી હતી

પરિણામે વહીવટીતંત્રે નવ જીલ્લાઓમાં આજે નિયંત્રણો હળવા કર્યા છે

આર્મી કમાન્ડરોએ સ્થાનિક નાગરિકોને માનવતાના ધોરણે મદદ કરનાર સેનાના જવાનોને બીરદાવ્યા હતા

પાકિસ્તાનના એક પત્રકારે સોશિયલ મીડિયા ઉપર આ પ્રકારની પોસ્ટ કરી હતી

પોસ્ટમાં આપવામાં આવેલી જાણકારી તદ્દન અસત્ય છે અને સંબંધિત બ્લોગને આ અંગે કાર્યવાહી કરવા જણાવ્યું છે

જ્યાં તેમને ફોન અને ઇન્ટરનેટની સુવિધા આપવામાં આવી છે અને તેઓને વરિષ્ઠ અધિકારી દરરોજની જાણકારી આપે છે

કાશ્મીર પોલીસે તેમની રજુઆતમાં જણાવવ્યં છે કે રાજ્યની નકારાત્મક છબી પસ્તૃત કરવા તથા કાશ્મીરના નાગરીકોમાં ભય ફેલાવવા સોશિયલ મીડીયા ઉપર અપપ્રયાર થઇ રહ્યો છે

જમ્મુ અને કાશ્મીરના વિભાજન બાદ વાસ્તવિકતાને સ્વીકારી નહી શકનાર પાકિસ્તાને ભારત વિરુદ્ધ બનાવટી સમાયારો તથા અસત્ય વિગતોને પ્રયાર શરૂ કર્યો છે પાકિસ્તાને વિશ્વ સમુદાયને કાશ્મીર મુદ્દે ગેરમાર્ગે દોરવા પાકિસ્તાની એજન્સીઓ સોશિથલ મીડીયાનો દુરૂપયોગ કરી રહી છે

ગઇકાલે પોલીસ વડા એસ

પાણીએ પણ કાશ્મીર અંગેના ખોટા અહેવાલોને ભારપૂર્વક નકારી કાઢ્યા હતા તથા નાગરિકોને આવા ખોટા પ્રયાર તરફ ધ્યાન નહી આપવાની અપીલ કરી હતી રાજ્યપાલ સત્યપાલ મલિકે પણ કાશ્મીર ખીણમાં લાગણી ઉશ્કેરવા તથા તનાવ વધારવા પાકિસ્તાન ઇન્ટરનેટનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો

ગઇકાલે તમિલનાડુના વેલ્લોર ખાતે આયુર્વેદ કોલેજનું ઉદ્દઘાટન કરતાં કેન્દ્રિય આયુષ રાજ્યમંત્રી શ્રીપાદ નાઇકે આ મુજબ જણાવ્યું હતું

શ્રી નાયકે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય તબીબી પધ્ધતિમાં સંશોધનને પ્રોત્સાહન આપવા એઇમ્સ જેવી સંસ્થાઓ દેશના વિવિધ સ્થળોએ શરૂ કરાશે શ્રી નાઇકે કહ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં પાયાની આરોગ્ય સેવા પુરી પાડવા માટે છ મહિનાનો અભ્યાસક્રમ શરૂ કરાયો છે

અહીં રાહત અને બચાવ કાર્ય યુધ્ધના ધોરણે યાલી રહ્યા છે

દરમ્યાન હવામાન વિભાગે આગામી બે દિવસોમાં ગોવામાં ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવીને માછીમારોને દરિયો નહી ખેડવાની સૂચના આપી છે

કર્ણાટકમાં પણ પૂરથી અસરગ્રસ્ત ઘણાં વિસ્તારોમાંથી પાણી ઓસરવા લાગતા રાહત અને બચાવ કામગીરી સઘન બની છે

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ અને ન્યાયાધીશ આર

નરીમનની બનેલી પીઠે જણાવ્યું છે કે આધાર અંગેની માહિતીની જેમજ આસામ એન આર સી ની વિગતો સાયવવા માટે થોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે અદાલતે જણાવ્યું છેકે એન આર સી ની કામગીરીને કાયદાકીય રીતે પડકારતી અરજીના આધારે એન આર સી ની સમગ્ર પ્રક્રિયા ફરીથી હાથ ધરી શકાશે નહી ઉલ્લેખનીય છે કે સર્વોચ્ય અદાલતે અગાઉ આસામ એન આર

જીતેન્દ્ર સિંઘે જણાવ્યું છે કે સરકાર ઇશાન ભારતના વિકાસને પ્રાધાન્ય આપી રહી છે ગઇકાલે દિલ્હીમાં સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય યુવા દિવસ પર આયોજીત એક સમારોહમાં બોલતાં તેમણે જણાવ્યું હતું કે પૂર્વોત્તર રાજયોને ભારતના અન્ય રાજ્યોની નજીક લાવવાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે તેમણે યુવાઓને પૂર્વોત્તર રાજયોમાં તેમની ક્ષમતાનો ઉપયોગ કરવા જણાવ્યું હતું

આજે પ્રથમ દિવસે જીલ્લા વહિવટીતંત્રોએ સ્વચ્છતા તથા વૃક્ષારોપણ કાર્યક્રમો યોજ્યાહતા એવી જ રીતે સ્વાતંત્ર્યદિનની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાઓ સાંસ્કૃતિ રેલીઓ પણ યોજાઇ ગઇ

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ તિરંગો લહેરાવશે દરમ્યાન રાજ્યભરમાં સલામતીની વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે

આ સાથે જ ચંદ્રયાન બે પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચંદ્રની ભ્રમણકક્ષા તરફ પ્રથાસ કરશે ગઇકાલે અમદાવાદમાં ઇસરોના અધ્યક્ષ ડા

સીવાને આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે ચંદ્રયાન આગામી વીસમી ઓગસ્ટે યંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે

સારવાર દરમિથાન એકનું મૃત્યુ થયું હતું